વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ્કમારે ગઈકાલે નવી દિલ્હીમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સંમેલન દરમિયાન ક્ષેત્રીય મુદ્દાઓ પર વિચાર વિમર્શ થશે રવિશ્કમારે જણાવ્યું હતું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરશે

તેમણે કહ્યું હતું કે સાંઘાઈ સહયોગ સંગઠનના સંમેલનનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે હાલના સંબંધો વ્ધુ મજબુત કરવાનો છે શ્રી કુમારે કહ્યું કે ભારત આતંકવાદ સામે મુકાબલો સભ્ય દેશો વચ્ચે સંપર્ક વધારવો અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પર ના મદદા પર ધ્યાન કેન્દ્રીત થશે

ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલી પોલીસનો માઓવાદીઓ સાથેની કડીમાં આ અંગેના પત્રો મળી આવ્યા

આ શિબિરના ત્રીજા દિવસે પ્રથમ ચરણમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા વિષયક અંતર્ગત ચર્ચાસત્ર યોજાશે

દરમ્યાન ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને શિબિરાર્થીઓ લગભગ એક કલાક સુધીમાં યોગામાં જોડાયા હતા

મેલેરીયા તથા અન્ય મચ્છરોથી થતા રોગોને અટકાવવા માટે જન જાગ્રતિ લાવવાની સાથે મલેરીયા મકત અભિયાનને વેગવાન બનાવવા ચર્ચા વિચારણા કરવામા આવી હતી તદ ઉપરાંત પચાયતના કાર્યક્ષત્રમાં કામ કરતા બીજા વિભાગો સાથે સંકલન ગોઠવી મચ્છર ઉત્પતિ અટકાવવાની કામગીરી સઘન બનાવવી તેમજ ગ્રામ્યસ્તરે પાણી પુરવઠાનું યોજના અંતર્ગત પાણી પૂર્ટ્ પાડતી સંસ્થાઓમાં પાણી ટપકે તેને સત્વરે રીપેર કરાવવા સહિતની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા કરવમાં આવી હતી

તેમજ ભુજની ગાંધીધામ રેલ્વે મથકથી રેલ્વે દવારા અન્ય રાજયોમાં કેસર કેરી દાડમ અને ખારેક સહિતના બાગાયતી ફળોનું પરિવહન કરવામાં આવો રહયું છે ઉતર ભારત તમજ દક્ષિણ ભારત ના રાજયો સધી આ ફળોનું પરિવહન કરવામાં આવે છે

એમ ફળના નિકાસકારોને જણાવ્યું હતું

જયાં તેમનું રાજપ્રત ક્ષત્રીય ભાયાત દવારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રાને આવકાર આપીને આર્થિક યોગદાન અને સહયોગ આપ્યો હતો

મે મહિનાથો ને હાલમાં દરિયામાં જવા પર વિશષ જોખમ હોવાથી પોર્ટ ઓફીસર અને મત્સ્યઉધોગ વિભાગ દવારા માછીમારોને માછીમારી માટે પરવાનગી આપવામાં આવતી નથો